મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના વિચારો ઉપદેશો તથા જીવદયાના આદર્શોથી નવું ભારત જગતગુરૂ બનશે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દરેક જીવોની ચિંતા કરીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે અને દરેક જિલ્લામાં કરૂણા એમ્બ્યૂલન્સની સુવિધા ઊભી કરી છે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી સમાજ સેવાની પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવીને રાજ્ય સરકાર માનવ કલ્યાણની સેવા પ્રવ્રત્તિઓમાં સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમના શુભારંભને અનન્ય અને અદભુત કાર્ય ઓળખાવ્યું હતું તેમણે કહ્યું કે જીવદયાનું આ કાર્ય બધાને પ્રેરણા આપનારૂં છે મુખ્યમંત્રીએ ગુરૂદેવ રાકેશભાઈના પુસ્તક ભગવાન મહાવીરના મંગલમય સિદ્ધાંતોની હિન્દી ગુજરાતી તથા અંગ્રેજી આવૃત્તિઓ અને સીડીનું વિમોચન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાગ્રીનું શાસનરત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું

ડબલ્યૂ

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે

મેળામાં પ્રથમ દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ ગ્રામીણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદઘાટન કરાશે

બીજા દિવસે ટૂરિઝમ કોમ્પ્લેક્સ ખાતે પૂજન તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવશે સાંજે લોક ડાયરો યોજાશે ત્રીજી તારીખે સવારે ગંગા અવતરણ આરતી તથા વિવિધ રમતો જેવી કે માટલા દોડ રસ્સાખેંચ અને સ્લો સાયકિંલગ યોજાશે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ અભિવાદન સમારોહ તથા રાસગરબા દોહા છત્રી હરિફાઈ વેશભૂષા હરિફાઈ તથા હરિફાઈ ઇનામ વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે સાંજે ગંગા આરતી અને રાત્રે લોક ડાયરો યોજાશે ચોથી તારીખે મેળાની પૂર્ણાહૂર્તિ કરાશે

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની અમલીકરણની સમીક્ષા બેઠકમાં સુશ્રી શારદાબહેને આ યોજનાઓના લાભ બધા જ લાભાર્થીઓને મળે તે બાબત સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાઓના અમલીકરણ તથા તેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી વિવિધ વિભાગોના અધિકારીઓએ યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા લોકભારતી સણોસરા ખાતે દર્શક વ્યાખ્યાનમાળા પ્રસંગે કર્મચારીઓને તાલિમ માટે જાણીતા અરવિંદભાઈ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે

તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે શિક્ષણ પદ્ધતિમાં સુધારા પરીક્ષા પદ્ધતિ તનાવ મુક્તિ જેવા કાર્યક્રમો હાથ ધર્યા હતા ઉલ્લેખનીય છે કે સણોસરામાં યોજાતી દર્શક વ્યાખ્યાનમાળામાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે

આવતીકાલે બપોરના સાડા ત્રણે યોજાનારી આ ચિત્રસ્પર્ધામાં ધોરણ એકથી બાર સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે